અંબાજી મંદિરનું શિખર સુવર્ણથી મઢવાની કામગીરી વિશે શ્રી રૂપાણીએ દેવસ્થાન ટ્રસ્ટના પ્રમુખ સાથે ચર્ચા કરી હતી માઇભક્તોના ઘસારાને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર તરફથી ઊભી કરવાની થતી સગવડ વિશે ક્લેક્ટર સાથે તેમણે ચર્ચા કરી ઘટત્ કરવા સૂચના આપી હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે અંબાજીથી પાછા ફરી રહેલા મુખ્યમંત્રીના કાફલાને ખેડબ્રહ્માના આગીયા ગામે અકસ્માત નડચો હતો જેમાં કોન્વોયનું વાહન પલટી ખાઈ જતા ડી વાય એસ પી તથા ત્રણ પોલીસ કર્મચારીને ઇજા થઈ હોવાના સમાચાર છે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે તુવેરની ખરીદ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કેશોદ માર્કેટીંગ યાર્ડમાંથી ખરીદ કરવામાં આવેલ તુવેરની ગુણવતા નબળી નીકળતા જૂનાગઢ પૂરવઠા મામલતદાર એન

કેશોદ યાર્ડમાંથી ખરીદી કરી આ તુવેરનો જથ્થો જેતપુર ગોડાઉનમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં પુરવઠા વિભાગે તપાસ કરતા તુવેર સડેલ અને ખરાબ હોવાનું બહાર આવ્યું હતું આ તુવેર કેશોદ ખાતે લાવવામાં આવી ત્યારે ખરાબ હતી કે બાદમાં ભેળસેળ થઈ છે તેની તપાસ કરવા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે

ગાંધીનગર ખાતે કાર્યરત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા નાગરિકોને ગરમીથી બચવાના ઉપાય કરવાની સલાહ આપવામાં આવી છે લીંબુપાણી તથા છાશ જેવા પ્રવાહીનો પૂરતો વપરાશ કરવા ઉપરાંત સતરાઉ કપડાં પહેરવાની ભલામણ કરવામાં આવી છે જાહેર દવાખાનાઓમાં ઓ આર એસ ના પાઉચ લોકોને આપવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે

આજ સમયગાળામાં લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં એકથી પાંચ ડિગ્રી સેલ્સીયસ વધુ નોંધાયું હતું

પાકિસ્તાન સત્તાવાળા તરફથી આ માછીમારોનો કબજો ભારતને અટારી સરહદે સોંપાયા બાદ તેમને વતન પાછા લઈ આવવા ફીશરીઝ ખાતાની ટૂકડી ત્યાં ગઈ હતી

ભર ઉનાળે ડેમમાં પાણીની આવક પાછળ મધ્યપ્રદેશમાં ચાલતા જળ વિદ્યુત મથક જવાબદાર છે

કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ કાર્યક્રમ યોજાઈ ગયો આ પ્રસંગે નિષ્ણાંતોએ ઉપસ્થિતોને મેલેરીયા રોગની ઓળખ તે ન થાય તે માટેના સાવચેતીના ઉપાયો તથા તેનો ઉપચાર વગેરે બાબતોને માહિતી આપી હતી

રાજ્યની સરીતા ગાયકવાડ સહિત ચાર દોડવીરોએ દોહામાં ચાલી રહેલી એશિયન એથ્લેટીક્સ સ્પર્ધામાં મહિલાઓની ચાર બાય ચારસો મીટર દોડમાં ભારતને રજત ચંદ્રક અપાવ્યો છે